બ્રિટનના ગૃહ મંત્રાલયે ગઈકાલે પુષ્ટિ આપી હતી કે પુરા કિસ્સા પર વિચાર વિમર્શ બાદ માલ્યાના પ્રત્યાર્પણ આદેશ પર રવિવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા

ભારતે વિજય માલ્યા ને પરત ભારત મુકવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે આ ઘટના ક્રમ પર કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું છે કે મોદી સરકાર મળ્યાને ભારત લાવવાની દિશામાં મજબુતીથી આગળ વધી છે જયારે વિપક્ષ ચીટકંડ ગોટલાના સમર્થનમાં વ્યસ્ત છે

શ્રી રૂપાલાએ નાના સીમાંત ખેડૂતો કે જેઓની પાસે જમીન ઓછી છે તેઓ તેમની જમીનમાં કેવી રીતે પાક ઉત્પાદન વધારી શકે તે માટે માર્ગદર્શન આપવાનું જણાવી વાર્ષિક છ હજાર રૂપિયા સીધા કિસાનોના ખાતામાં જમા કરવા માટે મૂકવામાં આવેલ યોજનાની જાણકારી આપી હતી

એકલના રણમાં પ્રવાસીઓ આવતા થયા છે તેમજ નર્મદા કેનાલના પાણી થકી ેવાગડ બારે માસ એવું વાતાવરણ ઊભું થયું છે ત્યારે વાગડ વિસ્તારના વિવિધ કલાના કસબીઓ પણ આગળ આવે અને અહીંની કેટલીક લુપ્ત થતી કલા અને તેનો વારસો જળવાય અને આ દિશામાં વાગડની વિશ્વસ્તરે નોંધ લેવાય તેવા હેતુ સાથે અહીં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહેશે